તેમણે ઉમેર્યું હતું કે નુકસાનીનો સર્વે ચાલુ કરી દેવાયો છે અને કોઈ ખેડુતની મહેનત એળે નહી જાય મોરબી ખાતે મહિલા દુધ ઉત્પાદક સંઘના પ્લાન્ટ તથા ભવનના ખાતમુર્ફત પ્રસંગે તેમણે આમ જણાવ્યુ હતું વધુ માં મુખ્યમત્રી શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજ્યની મહિલાઓના ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે રાજયની બહેનો શિક્ષિત અને સ્વાવલંબી બંન્ને અને રોજગાર પ્રાપ્ત કરે તે માટે મહિલાઓના વિકાસની અનેક વિધ યોજનાઓ અમલી બનાવાઈ છે

પરવાનગી ની પ્રોવિઝનલ મંજુરી અંગેનો પત્ર ઈ મેઈલથી મોકલવામાં આવશે પ્રોવિઝનલ એન એની જોગવાઈ કરાતા અન્ય વિભાગો પાસેથી મેળવવાની થતી મંજુરીઓની કાર્યવાહીમાં સરળતા થશે સાથે જ સમયની પણ બચત થશે ખેડુત ખાતેદાર ખરાઈની કાર્યપધ્ધતિમાં સુધારા અંગે મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યુ કે હવેથી મહેસુલી અધિકારીઓ અરજદારે દાખલ કરેલ વિગતોની વેબપોર્ટલ પર ઓનલાઈન ચકાસણી કરાશે જેથ્ ખેડુત ખાતેદારની ખરાઈ કરવામાં ઝડપ આવશે મહેસુલમંત્રીએ એમ પણ જણાવ્યુ કે હવે અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ તેનો ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી મળી શકશે કલ્પના શાહ હોટલ કિચન પ્રવેશ છુટ રાજ્ય સરકારના અન્ન અને ઔષષ નિયંત્રણ વિભાગે કરેલા આદેશ મુજબ કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલના રસોડામાં ગ્રાહકોના પ્રવેશને છુટ મળી છે હોટલના ભોજનની ગુણવતા અંગે ઉઠેલી ફરિયાદ બાદ ગ્રાફક પોતે રસોડામાં જઈ ભોજનની ગુણવતા યકાસી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને પગલે હવે ગ્રાહક હોટલના રસોડામાં જઈને તેની સ્વચ્છતાઆરોગ્યપ્રદ વાતાવરણ કે ખોરાકની ગુણવત્તા વગેરે જાત નિરિક્ષણ કરી શકશે આ નવો આદેશ તમામ સામાન્ય રેસ્ટોરન્ટ થી લઈને સેવન સ્ટાર હોટેલ સુધી લાગુ પડશે હવે રેસ્ટોરન્ટ કે હોટેલમાં કિચન ઉપર કાયનો દરવાજો મુકવો પડશે જેથી ગ્રાહકો કિચનની બહારથી પણ અંદરની સ્વચ્છતા અને ગુણવતા જોઈ શકે

અને દબાણનો પદ્યો બની દક્ષિણ ગુજરાતના દરિયા તરફ ફંટાયુ છે

જેને લીધે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી પોલીસ ઈન્સ્પેક્ટરની તમામ જગ્યાઓ ભરાઈ છે

કલ્પના શાહ બળદિયા વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવ ભુજ તાલુકાના બળદિયા ખાતે યાલી રહેલા શ્રી મુખવાણી વયનામૃત દ્રિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંપુર્તિ અબજી બાપાશ્રી સતાપ્રત મહોત્સવના તૃ તીયદિને મહોત્સવના અધ્યક્ષ સ્વામીનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિય દાસજી મહારાજની અધ્યક્ષતામાં એકતાયાત્રા વિશ્વમંગલ મહોત્સવવયનામૃતની પંચરત્ન તુ લારાજોપચારથી શાદી પુજન વગેરે ધાર્મિક વિધિ વિધાન કરાયા હતા આ પ્રસંગે રાજયના ચુંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યુ હતુ કે આ પ્રસંગે સ્વપ્તીનારાયણ ગાદી સંસ્થાનની પ્રશંસનીય પહેલ છે કે ધર્મમય પરથી યું ટણીપં ચને યું ટણી અંગેની માહિતી આપવાની તકઆપી છે

આગામી રવિવારે નાગપુર ખાતે આ ત્રણ મે ચોની શ્રેણીની અંતિમ મેચ રમાશે